દરમ્યાન રાજ્યની વિધાનસભાની છ બેઠકો થરાદ રાધનપુ રૂ ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડાની પેટા ચુંટણી માટેનો જાહેર પ્રચાર પડધમ ગઈકાલે શાંત થતા આજથી ઉમેદવારો પોતાના મતદાન ક્ષેત્રોમાં ઘરે ઘરે જી લોક સંપર્ક દ્વારા પ્રચાર કરશે આવતીકાલે યોજાનાર મતદાન માટે રાજ્યના ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે

રાજસ્થાનથી વિશેષ પ્રકારના દવા છાંટવાના પમ્પ મંગાવી લેવામાં આવ્યા છે જેના દ્વારા છંટકાવ ની કામગીરી શરૂ થઇ ગઈ છે આ અંગે જીલ્લા ખેતીવાડી અધિકારી વાય

જેમાં તકનિકિ કર્મચારી તીડના નિચંત્રણને લઈને તમામ માર્ગદર્શન પૂ રૂ પાડશેતેમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે

નાગરાજનના અધ્યક્ષ પદે ગઈકાલે સંકલન સમિતિની બેઠક ચોજવામાં આવી હતી જેમાં વિવિધ પ્રશ્ને જન પ્રતિનિધિઓ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આયાર્થ દ્વારા ભુજોડી બ્રિજનું કામહજુ સુ ધી ચાલુ નથી થયેલ તે અંગે પ્ છાયેલાં પ્રશ્ને જી

ભુજના અધિકારીશ્રી મકવાણા દ્વારા હવે ભુજોડી બ્રીજનું કામ આવતાં સપ્તાહથી પ્રારંભાઇ જશે તેવું જણાવાયું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા સામખીયાળી ટોલ પ્લાઝા ખાતે સ્થાનિકો પાસેથી ટોલટેક્ષની વસૂ લી અને વાહનોની લાગતી કતારોથી નિર્ધાક્તિ સમય પછી ટોલ મુકિત આપવાની રજૂઆત સંદર્ભે ટોલ પ્લાઝા પર થતી વાફનોની કતારો અને વિલંબ પાછળના કારણો દૂર કરવા જિલ્લા કલેકટર દ્વારા સૂ ચ્ના અપાઇ હતી જિલ્લા કલેકટર એમ નાગરાજને આરોગ્ય વિભાગને કચ્છમાં ડેંગ્યુના રોગયાળા સામેત્વરિત અસરકારક પ્રતિરોધક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો

સરકાર દ્વારા લધુ તમ ટેકાના ભાવ બાજરી માટે રૂ

નક્કી કરવામાં આવ્યા છે લધુ તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી આગામી તા